પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્ફી ખાતે રાજઘાટ પર રાષ્ટ્રપિતાને શ્રદ્ધા સુમન અર્પણ કરશે

ઓ એક લઘુ ડીજીટલ પ્રદર્શન પણ નિહાળશે અને મહાત્મા ગાંધી પર સ્મારક ટપાલ તે ટીકીટ અને તેમના પ્રિય વૈષ્ણવ જન તો ની સીડી પણ બહાર પાડવામાં આવશે આ અવસરે સ્વચ્છ ભારત પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવશે

દેશ સહિત રાજયભરમાં ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયો જન કરાયું છે

બાપુને પ્રિય ભજનો આશ્રમ ભજનાવલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે શે રાજયપાલશ્રી ઓ મપ્રકાશ કો હલીજી સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે શે

સૌ પ્રથમ વિધાનસભા સંકુલમાં આવેલી તેમની ભવ્ય પ્રતિમા સમક્ષ ત્યાર બાદ વિધાસનભા ગૃહમાં તેમના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરવામાં આવશે

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિરઝીયોયેવે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વચ્ચેની યોજાએલી બેઠકમાં બંને દેશોએ રાજકીય સલામતી ત્રાસવાદ સામે પડકાર વેપાર અને મૂડીરોકાજ્ઞ વિજ્ઞાન અને ટેકનોલોજી અને અશ્નુ ઉર્જા ક્ષેત્રે સંયુક્ત રીતે પરસ્પર સહકાર માટે સંમતિ દર્શાવી છે બંને નેતાઓએ અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી શાંતિ અને સ્થિરતા સ્થપાય તેવા પ્રયત્નો માટે તૈયારી દર્શાવી હતી બંને નેતાઓ વચ્ચેની મંત્રણાઓ બાદ સંયુક્ત નિવેદનમાં અફઘાનના લોકોના પ્રશ્નો અફઘાનિસ્તાનના નેતૃત્વમાં જ શાંતિપૂર્ણ રીતે ઉકેલાય તેની પર ભાર મૂકવામાં આવ્યો આ ઉપરાંત ત્રાસવાદને કોઇ પણ સ્વરૂપમાં જાકારો આપવા તથા તેને નાણાકીય સહાયને પણ પ્રતિબંધિત કરવા ઠરાવ કર્યો છે ભારત અને ઉઝબેકીસ્તાને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા નિર્ણય કર્યો છે આ ઉપરાંત પ્રવાસન તથા હોટલ મેનેજમેન્ટના અભ્યાસ તેની યુનિવર્સિટી અને કોલેજોમાં સ્થાપવા સમજૂતી થઇ છે આ ઉપરાંત ભારતીય આઇ ટી કંપનીઓ દ્વારા ઉઝબેકીસ્તાનમાં આઇ ટી પાર્ક સ્થાપવા તથા પરિવહન ક્ષેત્રે સહકાર સાધવા સમજૂતી થઇ છે

ત્યારે તેની પૂર્વ તૈયારી રૂપે ગઈકાલે યોજાયેલી બેઠકમાં અધિક કલેકટર ડી

પટેલે જીલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા હતા